જાહેર પ્રયારનો સમય પૂ રો થતાં ઉમેદવારો મતદારોનો સીધો સંપર્ક કરીને મતદારોને રીઝવવાના પ્રયાસ કરશે કોરોનાની પરિસ્થિતિના લીધે મંગળવારે યોજાનારા મતદાન વખતે ખાસ તકેદારી રખાશે

આવતીકાલે આ કર્મચારીઓને ડ્યુ ટી ફાળવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે અબડાસા વિધાન સભા બેઠક માટે મુખ્ય સ્પર્ધા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પ્રધ્યુ મનસિંહ જાડેજા અને કોંગ્રેસના ઉમેદવાર ડોશાંતિલાલ સેંઘાણી વચ્ચે છે આશુ તોષ અંતાણી કચ્છ ફીટ ઈન્ડીયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઈન્જિયા અભિયાનને વધુ વેગવંતું બનાવવા માટે જિલ્લાની દરેક કોલેજોમાં ફિટ ઈન્ડિયા કલબ શરૂ કરવામાં આવશે આ કલબના માધ્યમથી એનસીસી અને એનએસએસની જેમ રમતગમતને લગતી પ્રવૃત્તિઓનો વ્યાપ કઈ રીતે વિસ્તરે તેનું કાર્ય કરવામાં આવશે કચ્છમાં રમતગમતનું માળખું વિકસે અનેઅહીંના ખેલાડીઓ રાજય રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા ઝળકાવે તે માટે સ્પોર્ટસ શિક્ષકોને પદ્વતિસરની તાલીમ મળે તે સહિતની બાબતોને લઈ કચ્છ યુ નિવર્સિટીએ રાજ્યની સ્પોર્ટસ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા છે

જયારે આજની બીજી મેય હવે સાંજે સાડા સાત વાગે કોલકતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે